છ સભ્યોની આ સમિતિમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોનો સમાવેશ કરાયો છે તેમાં આઈઆઈએમ અમદાવાદના પુર્વ પ્રાધ્યાપક પ્રોફેસર રવિન્દ્ર ધોળકિયા જાણીતા ટેક્ષ કન્સલટન્ટ શ્રી મુકેશ પટેલ ફાયનાન્સિયલ એક્સપર્ટ શ્રી પ્રદિપ શાહ પૂર્વ આઈએએસ અધિકારી શ્રી કીરીટ શેલત અને સભય સચિવ તરીકે એમ ડી શ્રી એમ થેન્નારસનની નિયુક્તી કરી છે

રાજ્યના અર્થતંત્રમાં આર્થિક અને રાજકોષિય સુધારણા ત્વરિત ટૂકાગાળાનો અને લાંબા ગાળાનો સર્વગ્રાહી એકશન પ્લાન આ સમિતિ તૈયાર કરી રહી છે

આશતોષ અંતાણી કચ્છઃ સંકલન સમિતિ બેઠક જિલ્લા મથક ભુજ સ્થિત કલેકટર કચેરી ખાતે રાજ્યમંત્રી વાસણભાઈ આહિરની અધ્યક્ષતામાં આયોજીત સંકલન સમિતિની બેઠકમાં જિલ્લાના પાણી ઘાસ સહીતના પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં આવી હતી જેમાં રાજ્યમંત્રીશ્રીએ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રજૂઆત કરી પ્રશ્નો ઉકેલવા હેયાધારણા આપી હતી આ બેઠકમાં કચ્છ મોરબી સાંસદ વીનોદ ચાવડા ધારાસભ્ય ડોકટર નિમાબેન આચાર્ય વિરેન્દ્રસિંહ જાડેજા માલતીબેન માહેશ્વરીએ વિવિધ રજૂઆતો કરી હતી બેઠકમાં જિલ્લા કલેકટર પ્રવિણા ડી કે જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા સૌરભ તોલંબિયા સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

આ અંગે જીટીયુ દ્વારા પરીક્ષા અંગે માર્ગદર્શિકા બહા રપાડવામાં આવી છે આ પરીક્ષા બે કલાકની રહેશે તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર બાબતે વિકલ્પ આપવામાં આવ્યો છે વિદ્યાર્થી પોતાની કોલેજ અથવા પોતાના જિલ્લામાં આવેલ કેન્દ્ર પરથી પરીક્ષા આપી શકશે પરીક્ષાખંડમાં સરકારી ગાઈડલાઈનું પાલન ફરજીયાત રહેશે માસ્ક વગર પ્રવેશ નહીં અપાય તમેજ પરીક્ષાખંડની અંદર તેમજ બહાર સેનિટાઈઝર ફરજિયાત રાખવાનું રહેશે

જે ગુજરાતના તમામ આકાશવાણી વિવિધ ભારતી એફ

કેન્દ્રો પરથી સાંભળી શકાશે

આશુતોષ અંતાણી હવામાન જિલ્લામાં છેલ્લા બે દિવસથી પલટાયેલા વાતાવરણના કારણે ફૂંકાતા વેગીલા વાયરાની અસરરૂપે જિલ્લાવાસીઓને તીવ્ર ગરમીના પ્રકોપથી આંશિક રાહત મળી છે